ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આજ ા વડોદરા શહેરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ શહેરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ મહેસાણા જીલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાચી માહિતી આપશે આ ઉપરાંત વલસાડ જીલ્લામાં મંત્રી શ્રી રમણભાઇ પાટકર નવસારી જીલ્લામાં મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી સુરત શહેરમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા રેલીમાં ઉપસ્થિત રહેશે તો જીલ્લા મથક ભુજ અંજાર નખત્રાણા માંડવી અને ભચાઉ ખાતે પણ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં મહારેલી યોજવામાં આવનાર છે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ નાગરિકોને જોડાવા સામાજિક અગ્રનીયો દ્વારા અપીલ કરવામાં આવી છે

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ તેમાં હાજર રહ્યા હતા તેમાં પાણીની ગુણવત્તા સ્વચ્છતા કચરા નિકાલ તથા ગંદા પાણીના નિકાલ જેવી બાબતો અંગે ચર્ચા થઇ હતી

આ માટે ગ્રામીણ સ્વચ્છતા અને આરોગ્ય પર વધુ ભાર આપવા અને આરોગ્યના પ્રશ્નો તથા પાણીની અછત જેવા મુદ્દાઓ ઉકેલવા માટે જણાવ્યું હતું

અટલ બિહારી બાજપેયીના આગામી જન્મદિન તા

શ્રી રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે સ્વ અટલબિહારીજીના જન્મ દિવસને સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્ય સરકારે કૃષિ કલ્યાણ અને ધરતીપુત્રોના હિતો માટે સુશાસન થી કરેલા નિર્ણયો કાર્યોને ગરમીન કિસાનો સુધી વ્યાપક સ્તરે પ્રેરિત કરવા રાજ્યમાં નવ જેટલા કૃષિ સંમેલનો સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે અંતર્ગત યોજવાનું નક્કી કરાયું છે

ગઈકાલે નવી દિલ્ફીમાં શિક્ષકોને અપાતા આઈસીટી એવોર્ડ અર્પણ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે આઈસીટી નો ઉપયોગ વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે તેમણે કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓને આઈસીટી કૌશલ્યનો યોગ્ય ઉપયોગ તથા તેઓને કમ્પ્યુટરથી જોડાયેલ શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાવવા ઘણાં પગલા લીધા છે

આ સૂર્યગ્રહણ ભારત સહીત સાઉદી અરેબિયા કટાર યુનાઇટેડ આરબ અમીરાત ઓમાન શ્રીલંકા મલેશિયા ઇન્ડીનેશિયા અને સિંગાપોરમાં દેખાશે

શીતલ વૈશ્નવ ક ચ્છ રસ્તા મરંમત પૂર્વ કચ્છના ભયાઉ તથા ગાંધીધામ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના બિસ્માર રસ્તાઓની મરામત માટે અંદાજે રૂપિયા બે કરોડની રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભયાઉ તાલુકાના સામખીયાળી લખપત યોપડવા સહિતના વિસ્તારો તથા ગાંધીધામ તાલીકાના પડાણા રાષ્ટ્રીય ધોરીમાર્ગને ગળપાદરથી જોડતા માર્ગ માટે માટીકામ મેટલકામ ડામર વગેરે માટે અંદાજીત બે કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે